જીલ્લા કલેકટર રેમ્યા મોફને ટ્વીટ વડે લોકોને કહ્યું છે કે સોશિયલ મીડિયા માં વાવાઝોડા અંગે ની જોકસ મૂકવાને બદલે વાસ્તવિક ખતરા સામે ઉપાય અજમાવવા જણાવ્યું છે સુત્રો નાં જણાવ્યા પ્રમાણે કંડલામાંડવી અને નલિયા ખાતે એનડીઆરએફ ની ટુકડીઓ તૈનાત કરી દેવાઈ છે તો માંડવીના દરિયા કિનારે પ્રવાસીઓ માટે પ્રતિબંધ મુકાયા છે તદ્દઉપરાંત માછીમારો ને કોઈ પણ કારણોસર દરિયા માં જવાનું જોખમ નહિ ખસેડવાની ચેતવણી અપાઈ છે જીલ્લામાં આવેલ દીનદયાલ પોર્ટ ઉપરાંત મુન્દ્રા અને તુણા બંદરે અગમ ચેતી ના પગલા લેવાઈ રહ્યા છે તથા નાગરિકો ને આગામી સંભવિત પ્રાકૃતિક આપદા સામે ભયભીત ન થવા અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે તદ્દ ઉપરાંત કલેકટર શ્રી રેમ્યા મોફન ની અધ્યક્ષતામાં યોજાયેલી તાકીદ ની બેઠકમાં અબડાસા પ્રાંત અધિકારી ડી આર ઝાલા એ માહિતી આપી ફતી જરુરી જણાશે તો આવતીકાલે બપોરથી અબડાસા નાં કાંઠાળ વિસ્તારના લોકો નું સ્થળાંતર કરાશે

આ બેઠકની કાર્યસુચીમાં વરસાદી પાણીનો સંગ્રહ દૃષ્કાળની સ્થિતિ અને રાહત કાર્યો મહત્વકાંક્ષી જીલ્લાઓના કાર્યક્રમ ક્રષિ સુધારા અને ખાસ કરીને ડાબેરી પ્રભાવિત ઉપ્રવાદવાળા જીલ્લાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને સુરક્ષા સંબંધિત મુદ્દા સામેલ છે શાસન પરિષદ છેલ્લી બેઠકના નિર્ણયો પર કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરાઈ બેઠકમાં ભાવિ વિકાસ પ્રાથમિકતાઓ ઉપર પણ ચર્ચા થઇે નીતી આયોગની શાસન પરિષદમાં પ્રધાનમંત્રી બધા રાજયોના મુખ્યમંત્રી કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપ રાજયપાલ અને અન્ય વિશેષ આમંત્રિત સભ્યો સામેલ છે એક સત્તાવાર યાદી મૂજબ રક્ષામંત્રી ગૃહમંત્રી નાણા અને કંપની કાર્યમંત્રી ક્રષિ મંત્રી ગ્રામીણ વિકાસ મંત્રી અને પંચાયતી રાજ મંત્રી એકસઓફીશીયો સભ્ય રૂપે ઉપસ્થિત રહ્યા

વડીલો પ્રત્યે દુર્વ્યવહારમાં શારિરિક માનસિક અથવા ભાવનાત્મક અને આર્થિક દુવ્યવહાર રૂપે થઈ શકે છે આરતી ભદ્દ રેલ્વેની શરૂઆત રેલ્વે વિભાગ ના સુત્રો નાં જણાવ્યા અનુસાર અમદાવાદ થી સૌ રાષ્ટ્ર તરફનો રેલ્વે વ્યવફાર ધીમે ધીમે શરુ કરવામાં આવ્યો છે રેલ્વે જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માનાં જણાવ્યા અનુસાર ભાવનગરપાલીતાણા ગાડી શરૂ કરાઈ છે તો લાંબા અંતર ની કેટલીક ટ્રેનો રાજકોટ સુધી લઇ જવાઇ રહી છે પરંતુ શ્રી શર્માએ ઉમેર્યું હતું કે ઓખા પોરબંદર ગાંધીધામ ભુજ વેરાવળ તથા હાપા જેવા સ્ટેશનથી ઉપડતી તમામ પ્રકારની ગાડીઓ હજૂ પણ કેન્સલ છે અને આ બધી ગાડીઓ મોટા ભાગે લાંબા અંતરનો પ્રવાસ ધરાવતી હોવાથી તેની ખાલી રેક ઉપલબ્ધ થયા પ્રમાણે રાબેતા મુજબના સમયપત્રક ઉપર ટ્રેન દોડતી કરી શકાશે

રાજ્યમાં અન્ય રેલ્વે સ્ટેશન ની સાથે ગાંધીધામ સ્ટેશનને પણ આ સુવિધા આપવામાં આવશે

આ શિબિરમાં યોગ અભ્યાસુના માર્ગદર્શન નીચે વિવિધ યોગાસનો કરાવવામાં આવશે